પહેલી ઓક્ટોબરથી ઓનલાઇન નોંધણી થશે

યાલુ ખરીફ સીઝન માટેના આ ખરીદી માટે પહેલી ઓકટોબરથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થશે

શ્રી રાદડીયાએ ણાવ્યું હતું કે આ વર્ષે સારા વરસાદને કારણે રાજ્યમાં મગફળીનું વિક્રમ રૂપ ઉત્પાદન થવાનો અંદા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અવકાશ ટેકનોલોજી દેશના દરેક ઘર સુધી પહોંચી ગઈ છે કેન્દ્રીય રાજ્ય અવકાશ મંત્રી ડો

સામાન્ય લોકો માટે અવકાશ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મુકતા તેમણે ણાવ્યું હતું કે માર્ગ પરિવહન રેલવે માનવ રહિત રેલવે ક્રોસિંગ તેમ મનરેગા અંતર્ગત યાલતા કાર્યોના જીઓ ટેગિંગ અવકાશ ટેકનોલોજીના ઉપયોગના ઉદાહરણ છે તેમણે ઉમેર્યું કે અવકાશ ટેકનોલોજીના ઉપયોગથી માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માતના બનાવોમાં ધરખમ ઘટાડો થયો છે તથા અટવાયેલા સાત હજા કરોડ રૂપિયાના ફંડ પૂરી લાઈઝેશન સર્ટિફિકેટ મેળવવામાં સફળતા મળી છે ઇસરો તથા અવકાશ વિભાગની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ઇસરોએ નિષ્ઠા અને પ્રતિબદ્ધતા દ્વારા અનુકરણીય કાર્ય સંસ્કૃતિનું નિર્માણ થયું છે

સિસ્ટમ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નામની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા અમદાવાદ આવેલા ઇસરોના અધ્યક્ષ કે

જેમાં ત્રણ અંતરિક્ષ યાત્રી સાથે ગગનયાન અવકાશમાં મોકલવાની અને તેને સુરક્ષિત પાછું લાવવાની યો ના પર કાર્ય થઈ રહ્યું છે તેમણે ણાવ્યું છે કેચંદ્રયાન ટુ ના વિક્રમ લેન્ડરના હાર્ડ લેન્ડીંગ પછી ઇસરો ભવિષ્યના ચંદ્ર મિશન ઉપર કાર્ય કરી રહ્યું છે તેમણે ણાવ્યું હતું કે યંદ્રયાન ટુ નું ઓરબીટર ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યું છે અને તેના તમામ પેલોડ સક્રીય છે

તેના અહેવાલ બાદ અમે ભવિષ્યની યો ના તૈયાર કરીશું

ડુપ્લીકેટ લાયસન્સ મેળવવા માટે હવે આર

કચેરીની રૂબરૂ મુલાકાતની રૂર નથી

દરમિયાન રાજ્યમાં આગામી શનિ રવિ સહિત તમામ જાહેર રજાના દિવસોએ તમામ આર ટી

વાહન વ્યવહાર મંત્રી શ્રી આર સી ફળદુની સૂચનાનુસાર અન્ય ફકમ ન મળે ત્યાં સુધી આ કચેરીઓ જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવશે આ રજાઓ દરમિયાન સંબંધિત કચેરીમાં વાહનની તમામ અને અગાઉથી ઓન લાઇન એપોઇનમેન્ટ લીધી હોય તેવા લર્નીંગ લાયસન્સ અને ડ્રાયવીંગ લાયસન્સ સહિતની તમામ સેવાઓ આ દરમિયાન ઉપલબ્ધ કરાવવામાં આવશે

તો ગાંધીનગર તિલ્લાના કેટલાંક વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે ડાંગ િલ્લાના આહવા વઘઈ ખાતે બે ઇંચ તો સુબીર સાપુતારા ખાતે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો

અમારા ગીર સોમનાથ તિલ્લાના પ્રતિનીધી ણાવે છે કે ગીરના અનેક ગામડાઓમાં વી ળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો અંબાજીમાં ગઇકાલે વાતાવરણમાં અયાનક પલટો આવ્યો હતો અને ભારે ઉકળાટ બાદ ધીમેધારે વરસાદ શરૂ થયો હતો સૂત્રાપાડા તાલુકાના પ્રાયી સહિત અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો દ્વારકા પંથકમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો હતો

જ્યારે રાસ શ્રેણીમાં જૂનાગઢનું બ્રહ્મપુરી દાંડિયા ગ્રૂપ પ્રથમ સ્થાને રહ્યું છિ પ્રાચીન ગરબા હરિફાઈમાં ભાવનગરના કામદાર કલા ચેરિટેબલ ટ્રસ્ટે બીજું અને રા કોટની એમ

વીરાણી સાયન્સ કોલેજે ત્રીજુ સ્થાન મેળવ્યું છે અર્વાયીન ગરબા હરિફાઈમાં રા કોટના શ્રી વૃંદે બીજું અને સુરતની કન્યા વિદ્યાલય અસ્તાને ત્રીજુ સ્થાન મેળવ્યું છે રાસમાં સુરેન્દ્રનગરના ગોવાળીયા ગ્રૂપે બીજુ અને ગાંધીનગરના સુંદરમ કલ્યરલ ગ્રૂપે ત્રીજુ સ્થાન મેળવ્યું છે

શિક્ષણ બોર્ડ દ્વારા નવરાત્રિ પ્રસંગે કોઈ વેકેશન જાહેર કરાયું નથી શિક્ષણ બોર્ડ દ્વારા ફક્ત દિવાળી વેકેશનની જાહેરાત કરાઈ છે

દમણ દિવના આરોગ્ય નિયામક ડોકટર વી

પણ આ ઓપરેશન એક પૈસો યૂકવ્યા વગર થયું

બેંગલુરૂમાં ગઇકાલે રમાયેલી વિ ય હજારે ક્રિકેટ સ્પર્ધાની લીગ મેયમાં સૌરાષ્ટ્રે કેરળ સામે ત્રણ વિકેટે વિત્ત ય મેળવ્યો છે